પંચના અધ્યક્ષ એન

સિંહના નેતૃત્વમાં પાંચ સભ્યો તેમજ અન્ય અધિકારીઓ મુખ્યમંત્રી વિજય રૂપાછી મંત્રીમંડળના સભ્યો અને રાજ્યકક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજશે રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિને લઇને વિસ્તૃત પ્રેઝેન્ટેશન કરવામાં આવશે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાંપંચના અધ્યક્ષ તેમજ સભ્યો પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણીની વાવની મુલાકાત કરીને તેની બેનમૂન કલાકૃતિ નિહાળી હતી તથા તેની સ્વચ્છતા અને જાળવણી માટે કરાતા પ્રયત્નોની પ્રશંસા કરી હતી ગુજરાત મુલાકાત અગાઉ નાણા પંચ દ્વારા નવી દિલ્હીમાં પોતાની નાણાકીય સમીક્ષા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને ગુજરાતના ઓડિટર જનરલ દ્વારા પ્રાપ્ત સામાજિક આર્થિક બાબતો સંબંધિત મુદ્દા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો બેઠકો અને પ્રેઝેન્ટેશન સિવાય રાજ્ય સરકાર મહત્ત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ અંગે પંચને વિસ્તૃત માહિતી આપશે પંચના અધ્યક્ષ અને સભ્યો સરદાર સરોવર નર્મદા બંધ કેવડિયા કોલોની પાસે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળની તેમજ ગિફટ સિટીની પણ મુલાકાત લેશે

અખિલ ભારત વેપારી સંગઠન સીએઆઈટી એ આજે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ નિર્ણયના કારણે જીએસટી વેરાને અનુસરવાનું વલણ વધશે પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્ન ઓવર ધરાવતાં વેપારીઓને એક પાનાનું રીટર્ન ફોર્મ દર ત્રણ મહિને ભરવાનું હોવાથી વેપારીઓની તકલીફો ઘટશે ફિકકીના અધ્યક્ષ રસેશ શાહે જણાવ્યું છે કે જીએસટી રીટર્નના સરળીકરણનો નિર્ણય નાના કરદાતાઓની દ્રષ્ટીએ ખુબ જ નોંધપાત્ર ગણાવી શકાય તેમણે આ નિર્ણયને જીએસટીનો વ્યાપ વધારનાર વેપાર કરવામાં સરળતા લાવનાર અને જીએસટીના ઉદેશ્યને સિધ્ધ કરનાર ગણાવ્યો હતો

મંત્રાલય સાથે સંકળાયેલમૌલાના આઝાદ શિક્ષણ ફાઉન્ડેશન એમએઈએફ એ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટેની બેગમ હજરત મહલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તી યોજના માટેનું બજેટ વધારવાનો નિર્ણય કર્યો છે

કલ્પના શાહ કચ્છ યુનિવર્સિટી સેમીનાર મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ તાલીમયોજના સેમિનાર સ્વનિર્ભર કોલેજોમાટે યોજાયો હતો જેમાં આવી કોલેજોના આચાર્ય અને પ્લેસમેન્ટ અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે કુલપતિ શ્રી જાડેજાએ તમામ સ્વનિર્ભર કોલેજોને આ યોજનાના માધ્યમથી યુવાનોને કૌશલ્ય વર્ધન અને રોજગારીની તકો મળે તેમ હોવાથી જોડાવા જણાવ્યું હતું

નો સમાધાન કરાયા હતા